પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે ે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તંદુરસ્ત જીવન માણવા માટે નવો મંત્ર આપતા કહ્યું કે ફિટનેસ કી ડોઝ આધા ઘંટા રોજ ૈ ભાજપના ભૂપેન્દ્રસિંહ યુડાસમા અને કોંગ્રેસના મોહનસિંહ રાઠવાનું શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે વિધાનસભાએ બહુમાન કર્યું

ફિટ ઈન્ડિયા ઝુંબેશની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશના અગ્રણી ફિટનેસ નિષ્ણાંત સાથે શ્રી મોદીએ ઓનલાઇન સંવાદ કરતાં આમ જણાવ્યુ હતું ફિટનેસમાં રુચિ રાખનાર અનેક લોકો સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો અને શારીરિક તથા માનસિક તંદુરસ્તી પામવા અને જાળવી રાખવાની કળા વિશે પોતાના વિયારો શ્રી મોદીએ રજૂ કર્યા હતા તેમણે કહ્યું હતું કે સદાય તંદુરસ્ત રહેવા માટેની મહેનત એ પડાવ નહીં પણ નિરંતર ચાલતો પ્રવાસ છે વિધાનસભા શ્રેષ્ઠ વિધાયક એવોર્ડ ગુજરાત વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટે ભાજપના ભૂપેન્દ્રસિંહ યુડાસમા અને કોંગ્રેસના મોહનસિંહ રાઠવાની પસંદગી થતાં ગુહ્નની આજની બેઠકમાં તેમનું બહ્માન કરવામાં આવ્યું હતું ધારાસભ્યનું સન્માન કરવાની નવી પરંપરા શરૂ કરવાનો નિર્ણય થયા બાદ આ પહેલા એવાર્ડ છે

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા બંને નામની જાહેરાત થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સાથે રહી શ્રેષ્ઠ ધારાસભ્યોનું બહુમાન કર્યું હતું

વિધાનસભા આજે વિધાનસભામાં ગુજરાત જમીન પયાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક અંગે તેમજ રજીસ્ટ્રેશન સુધારા વિધેયકની રજૂઆત મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કરી હતી જ્યારે સ્મોલ કોઝ કાયદા સુધારા વિધેયક કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ગુજરાત યુનિવર્સિટીઓ કાયદા સુધારા વિધેયક કૃષિમંત્રી આરસી ફળદુએ રજૂઆત કરી હતી જેમાં શાસક પક્ષ ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ ભાગ લઇને સરકારને સૂચનો કર્યા હતા જમીન પયાવી પાડવા પર પ્રતિબંધ મૂકતા વિઘેયકમાં સભ્યોની ચર્ચાના અંતે જવાબ આપતાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ખોટા નામે જમીન પચાવી પાડી બીજાને વેચાણ કરી દેનારા તત્વો સામે કડકહાથે પગલાં લેવામાં આવશે

માછીમાર બોટ પર ગોળીબાર અરબી સુમુદ્રના ભારતીય વિસ્તારમાં માછીમારી કરી રહેલી પોરબંદરની બોટ ઉપર પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સિએ મધદરિયે ગોળીબાર કર્યો હોવાની ઘટના બહાર આવી છે

તેમને ઉમેર્યું કે પાંચ માછીમારો સાથેની આ બોટ હુમલા બાદ પોરબંદર પાછી ફરતા તમામને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સુરત સી આર પાટિલ સુરત ની નવી સિવિલ હોસ્પિટલના હેડ નર્સ રસમીતાબેન પટેલનું થોડા સમય પહેલા કોરોનામાં અવસાન થયું હતું

સુરત ખાતે આજે સાંસદ સી

પાટિલના હસ્તે આ ચેક એનાયત કરાયો હતો

ગ્રામીણ વિસ્તાર માં ફરજ બજાવવાના ફરજિયાત સમયગાળા માં પણ સરકારે તેમને છૂટછાટ આપી છે ક્રોવિડ હોસ્પિટલમાં તજઝ્ન તરીકે કેમ્પસ નિમણૂક પામેલ ડોક્ટર જેટલો સમય ફરજ બજાવે તેનો બમણો સમયગાળો તેને ગ્રામીણ સેવા માંથી બાદ અપાશે

આ અંગે ડો કૃતિક વસાવડા અને ડો નીરજ દોશી આ મશીનની ખાસિયત જણાવતા કહે છે કે દર્દીની છાતીનો અત્યંત સૂક્ષ્મ એક્સ રે સંભવ બનતા નિદાન સચોટ થાય છે અને આવશ્યક સારવાર વિના વિલંબે શરૂ થઈ શકે છે

સૌરાષ્ટ્ર ના લાઠી ગામે કોરોના રેપિડ ટેસ્ટ માટે તૈયાર નહીં થયેલા વેપારીઓ ની ત્રણ દુકાનો ને સીલ મારવાની કડકાઈ તંત્ર એ દાખવી છે લાઠી માં કોરોના પોઝિટવ કેસ વધતાં બજાર માં બેસતા સુપર સ્પ્રેડર જેવા બધા વેપારીનો કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય સ્થાનિક તંત્ર દ્વારા લેવાયો છે

રાજકોટ માં પૂર્વ કોર્પોરેટર ચાડુબેન ચૌધરી નું કોરોના માં અવસાન થયું છે

ગોધરા માં સાજા થયેલા કોરોના દર્દી ને પ્લાઝમા નું દાન કરવાની અપીલ કરતી ઝુંબેશ રેડક્રોસ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવી છે

કિસાન સંઘના પૂર્વ પ્રમુખ અને ખેડૂત આગેવાન વેલજીભાઈ ભુડીયાએ જણાવ્યુ છે કે ખેડૂત પરિવારની આવક બમણી કરવાની દિશામાં નક્કર પગલું ભરવાનું કામ આ ત્રણ કૃષિ સુધારા ખરડા દ્વારા મોદી સરકારે કર્યું છે

જેનો હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપીને અને સેક્સ રેશિયોમાં સમાનતા જાળવવાનો છે

જેમાં તમામ બાળાઓને કુમકુમ તિલક અને પુષ્પગુચ્છુથી સનમાનિત કરીને તથા બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત યાંદીનો સિક્કો અને વસ્ત્રોની કિટ આપવામાં આવી અમદાવાદના કલેકટર શ્રી સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે દરેક સમાજમા દિકરીઓને સમાન પોષણ અને સમાન શિક્ષણ મળે તે ખુબ જ જરૂરી છે

આજે મહિલાઓ તમામ ક્ષેત્રે કાર્યરત છે અને તેથી દીકરીનો ઉછેર દરેક ઘરમાં દિકરા જેવો જ થાય એ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આવશ્યક છે સુરેન્દ્રનગર પોષણ માસ સુરેન્દ્રનગર જિલ્લામાં પોષણ માસ ઉજવણી અંતર્ગત સમાજની દરેક વ્યક્તિ શારીરિક માનસિક અને સામાજિક રીતે તંદુરસ્ત રહે તે માટે પોષણક્ષમ આહાર કડીરૂપ છે તેમ સમજાવવાના હેતુસર આંગણવાડી કેન્દ્રો ખાતે કિશોરીઓ દ્વારા પોષણ સલાડ બનાવી તેનું નિદર્શન યોજવામાં આવ્યું હતું